પણ તામીલનાડુમાં વેલ્લોર બેઠકની ચૂંટણીમાં વધુ નાણાં શક્તિના ઉપયોગ બદલ આ બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ ત્રિપૂરા પૂર્વ બેઠક પરનું મતદાન સ્થગિત કરાયું હતું જે હવે ત્રીજા તબક્કામાં થશે

આશરે છ કરોડ મતદાતાઓ આજે મતાધિકારનો ઉપયોગ કરશે મતદાન સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ભારે વરસાદ અને આંધીથી અસર પામેલા સૌને શક્ય તમામ સહાય કરશે ટ્વીટમાં શ્રી સિંહે કહ્યું કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને દેશના કેટલાક ભાગોમાં આંધી અને વરસાદને કારણે કીંમતી જાન ગયા છે તે બાબતે ભારે દુઃખ અનુભવું છું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત રાજસ્થાન મણિપુર મધ્યપ્રદેશ અને દેશના કેટલાક ભાગોમાં વાવાઝોડાને કારણે જે લોકોએ જાન ગુમાવ્યા છે તે અંગે દુખ વ્યક્ત કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે અમરેલીમાં જાહેરસભાને સંબોધશે તેમની સાથે અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયા તથા ભાવનગર લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળ પણ આ સભામાં જોડાશે

કચ્છમાં ભુજ ખાતે ચ્રૂંટણી સભા સંબોધ્યા બાદ તેઓ જૂનાગઢના વંથલી ખાતે બીજી ચૂંટણીસભા માટે પહોંચશે રાહુલ ગાંધીની ત્રીજી ચૂંટણી સભા શુક્રવારે બારડોલી ખાતે યોજાઇ હોવાથી ગુજરાત કોંગ્રેસ તડામાર તૈયારીમાં લાગી ગઇ છે

ચૂંટણી માટે સમગ્ર તંત્ર સુસજ્જ થઇ ચૂકયું છે

જ્યાં કન્ટ્રોલ યુનિટ બેલેટ યુનિટ તથા વીવીપેટની પૂરતી ચકાસણી કરી અધિકારીઓ તથા ઉમેદવારના પ્રતિનિધિઓની ઉપસ્થિતમાં મતદાન મથકવાઇઝ ગોઠવણી કરી દેવામાં અાવી છે